ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ પીડીતાના અકસ્માત કેસ સંદર્ભે સી બી આઈ એ અનેક સ્થળોએ શોધખોળ કામગીરી શરૂ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દિલ્ફીમાં યોજાઇ રહેલી ભાજપના સાંસદોની કાર્યશાળાના આજે

જા કે તેની વિગતો જાહેર કરાઇ નથી

અકસ્માતમાં પીડીતાના બે સગાનું મોત નીપજયું હતું જાયરે પીડીતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા

બી

દ્વારા ફત્યાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે

ગઇકાલે પ્રધાનમંત્રીએ આ કાર્યશાળાનું ઉદઘાટન કરતા ભાજપના સાંસદોને મંત્રી અથવા સાંસદ બન્યા બાદ પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેવાનો અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ દરેક સાંસદને ઉંમરને ભૂલી જઇને હંમેશા વિદ્યાર્થી બની રહેવાની શીખ આપી હતી સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે ભાજપ કોઇ પરિવારના પ્રભાવના કારણે નહીં પણ તેના આદર્શો અને વિચારોની મદદથી જ આજના સ્તરે પહોંચી શક્યો છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી

ભારતના કોઇ પણ રાષ્ટ્રપતિ દ્વારા ત્રણ પશ્ચિમ આફિકી દેશોની આ પહેલી મુલાકાત હતી અઠવાડીયાની લાંબી મુલાકાત દરમિયાન તેમણે આ દેશોના તેમના સમકક્ષો સાથે વાતયીત કરી અને કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી પરંપરાગત દવા પાન આફિકા ઇ નેટવર્ક પ્રોજેક્ટ સૌર અને પુનઃ પ્રાપ્ય ઉર્જા ઇ શિક્ષણ અને આયુર્વેદ ક્ષેત્રે પણ અનેક એમ ઓ

પર હસ્તાક્ષર થથા હતા ગિનીમાં તેમને રાષ્ટ્રીય ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ મળ્યો જે તે દેશનો સર્વોચ્ય નાગરિક એવોર્ડ છે

સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયાએ ગઇકાલે શ્રીનગરમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાંચથી સાત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ ઠાર થયા છે તેમણે જણાવ્યું હતું કેપાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં શાંતિને નુકસાન પહોંચાડવા તથા અમરનાથ યાત્રા ઉપર હુમલાના ઘણાં પ્રયાસો છેલ્લા બે દિવસમાં કર્યા છે રાજ્યમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જૈશ એ મહંમદ સંગઠનના બે ખુંખાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે તેમની પાસેથી પાકિસ્તાની ચિહ્નવાળી બંદુક અને વિસ્ફોટકો મળી આવ્યા છે જે બાબત પુરવાર કરે છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે સાંઠગાઠ છે કર્નલ રાજેશ કાલીયાએ જણાવ્યું હતું કે ભારતે મૃત્યુ પામેલા પાકિસ્તાનના સૈનિકોના મૃતદેહો લઇ જઇને તેમના અંતિમ સંસ્કાર કરવાની મંજુરી પાકિસ્તાનની સેનાને આપી છે છતાં હજી સુધી પાકિસ્તાને કોઇ પ્રતિભાવ આપ્યો નથી

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ગઇરાત્રે સવા આઠ વાગ્યાપછી પાકિસ્તાની દળોએ ગોળીબાર તથા તોપમારો શરૂ કર્યો હતો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આવ્યો હતો

આ સુવિધા સંબંધિત સ્ટેશનો સુધી જનાર રેલ મુસાફરોને પણ અપાશે

જમ્મુ અને કાશ્મીર વહિવટીતંત્રે અમરનાથના યાત્રિકોને સલામતીના કારણસર તેમનો પ્રવાસ ટુંકાવીને પાછા ફરવાની સૂચના આપી છે તેને ધ્યાનમાં લઇને રેલવેએ આ નિર્ણય લીધો છે આ દરમિયાન નાગરીક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ બધી જ વિમાન કંપનીઓને શ્રીનગરથી વિવિધ સ્થળના વિમાન ભાડા નિયંત્રિત રાખવાની સૂચના આપી છે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે દક્ષિણ ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાંથી ક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે અને આ નદીઓના કાંઠાવિસ્તારમાં રહેતા લોકોને સત્રક રહેવાની સૂચના અપાઇ છે

તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીની મદદથી સેનાની દરેક જરૂરિયાત પૂર્ણ કરાશે હૈદરાબાદમાં ભારત ડાયનેમિક લીમીટેડના સુવર્ણજયંતિ ઉજવણી કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે જયારે શકો સ્વદેશી ટેકનોલોજી વડે બનાવવા શક્ય ન હોય ત્યારે જ તેમની આયાત કરાશે

અને આ સમગ્ર કામગીરીમાં ભારત ડાયનેમિકસ લીમીટેડે મહત્વની ભૂમિકા ભજવવાની છે

ત્યારે જ છ વિકેટ ગ્રુમાવીને મેળવ્યો હતો